વિપક્ષોએ આ મુદ્દે ગૃહમાં ચર્ચાની માગણી કરી છે એ બાબત ધ્યાનમાં લેતા સંરક્ષણમંત્રીનું નિવેદન આગવું મહત્વ ધારણ કરે છે આ ઉપરાંત લોકસભામાં સાંસદોના પગાર ભથ્થા અને પેન્શન સુધારા વિધેયક આવશ્યક ચીજવસ્તુઓ સુધારા વિધેયક અને બેન્કિંગ નિયમન સુધારા વિધેયક રજૂ કરાશે અને તે અંગે ચર્ચા થશે

મુખ્યમંત્રી નીષિશકુમાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ સાત પૈકી ચાર પ્રોજેક્ટો પાણી પૂરવઠા બે પ્રોજેક્ટ દૂષિત પાણીને શુધ્ધ કરવાના તથા એક પ્રોજેક્ટ રિવરફ્ટને લગતો છે

પ્રધાનમંત્રી એ અમૃત મિસન અંતર્ગત મુંગેર પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કર્યો જે મુંગેર મ્યુનિસિપલ કોર્પોરેશનના રહીશોને પીવાનું પાણી પાઇપલાઇનથી પૂરતું મળી રહેશે નમામી ગંગે હેઠલ બનાવવામાં આવી રહેલ મુઝઝફરનગર રીવરફન્ટ ડેવલોપમેન્ટ સ્કીમનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદી દ્વારા કરાયો હતો

નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લેખિત પ્રશ્નના જવાબમાં લોકસભામાં ગઈકાલે જણાવ્યું હતું કે ગત ત્રીજી એપ્રિલે આ રકમ આપવામાં આવી હતી આ ઉપરાંત કોવિડ સામેની લડત માટે રાજ્યોને દરેકના રાજ્ય જીડીપીના બે ટકા સુધી વધારાની રકમ ધિરાણ તરીકે લેવાની મંજુરી પણ આપવામાં આવી છે એન્જિનિયર્સ દિવસ દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા એન્જિનિયર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જાણીતા એન્જિનિયર અને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત એમ વિશ્વેશ્વરૈયાની જયંતિની એન્જિનિયર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે

તરીકે ઓળખાતા શ્રી વિશ્વેશ્વરૈયા મૈસુરૂ શહેર નજીક કૃષ્ણરાજ સાગર બંધ યોજનાના મુખ્ય ઇજનેર હતા આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઘણી જાણીતી યોજનાઓમાં યોગદાન ઉપરાંત હૈદરાબાદ માટે પૂરથી સંરક્ષણની યોજના અને વિશાખાપદૃનમ બંદરને દરિયાના પાણીથી બચાવવાની યોજનાએ તેમને પ્રતિષઠા અને આગવી ઓળખ અપાવી હતી

સાંસદ વિરોધ ડાબેરી પક્ષોના સાંસદોએ એનડીએ સરકાર ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કરીને સંસદના સંકુલમાં આવેલ ગાંધીજીની પ્રતિમા સામે દેખાવો કર્યા હતા તેમણે ખેત ઉત્પાદન વેપાર પ્રોત્સાહન અને સુવિધા વટહ્કમને ખેડૂત વિરોધી ગણાવી આ વટહ્કમ ઝડપથી પાછો ખેંચી લેવાની માંગણી કરી હતી ડાબેરી પક્ષોના સભ્યોએ હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્યાર પણ કર્યા હતા નાણામંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશના પોલાવરમ પ્રોજેક્ટ માટે ભંડોળ વહેલી તકે પૂરું પાડશે

નાણામંત્રીએ જણાવ્યું છે કે કેન્દ્રને પ્રોજેક્ટ સંબંધિત કેગનો ઓડિટ રીપોર્ટ મબ્યો છે અમેરિકા ચીન અમેરિકાએ ઉત્તર પશ્ચિમ ચીનની ચાર કંપનીઓ અને એક ઉત્પાદક એકમના ઉત્પાદનોની અમેરિકામાં આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે આ ક્ષેત્રમાં લઘુમતી સમુદાયના લોકોની સામે ચલાવાતા એક અભિયાન અને લઘુમતી સમુદાયના લોકો ઉપર કામ કરવાના કરાતા દબાણ અંગે ફરિયાદો મળતા અમેરિકાએ આવો નિર્ણય લીધો અમેરિકાએ સંબંધિત કંપનીઓના કપાસ કપડા અને કમ્પ્યુટર ઉપકરણોની ચીનમાં આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે યીનના સત્તાવાળાઓએ સંબંધિત વિસ્તારમાં દસ લાખ લોકોને અટકાયતમાં રાખ્યા હોવાના આક્ષેપ છે બિહાર ચૂંટણી બિહાર વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરવા બિહાર ગયેલ યૂંટણીપંચની ટીમે ભાગલપુર અને બોધગયામાં સમીક્ષા બેઠકો યોજી હતી નાયબ ચૂંટણી કમિશનરો સુદીપ જૈન અને ચંદ્રભૂષણ કુમારે ગઈકાલે મુજફ્ફરપુર તથા પટનાની મુલાકાત લઈ જિલ્લા ક્લેક્ટરો તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે ચર્ચા કરી હતી

ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ ઉત્તરપ્રદેશના ગૌતમ બુધ્ધનગર જિલ્લામાં સેવા સપ્તાહની ઉજવણીનો ગઈકાલે આરંભ કરાવ્યો છે શ્રી નફાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું જીવન દેશ અને દેશના નાગરિકોની સેવા માટે સમર્પિત છે

સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપ એકમ દ્વારા સમગ્ર રાજ્યમાં પક્ષના કાર્યકરો સામાજિક સેવા પ્રવૃત્તિઓ હાથ ધરશે

વિદેશ વેપરના મહાનિદેશકે આ પ્રતિબંધ તત્કાળ અમલમાં મૂકતું જાહેરનામું ગઈકાલે બહાર પાડ્યું હતું સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા તથા વધતા જતા ભાવોને નિયંત્રણમાં લેવા આ નિર્ણય કરાયો છે

શિન્ઝો આબે સરકારમાં શ્રી સુગા કેબિનેટ સચિવ પદે છે બુધવારે જાપાનની સંસદની યોજાનારી ખાસ બેઠકમાં શ્રી સુગાની જાપાનના પ્રધાનમંત્રી તરીકે વરણી કરાશે વર્તમાન પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ નાદુરૂસ્ત તબિયતના લીધે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત ગયા મહિને કરી હતી રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદના જીવન સંદેશને ચરિતાર્થ કરતા રામકૃષ્ણ મિશને મેઘાલયમાં ઇન્ટરનેટની સુવિધા મળતી નથી તેવા પર્વતીય વિસ્તારમાં ઇન્ટ્ર નેટ ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઇન શિક્ષણની સુવિધા પૂરી પાડી છે